શોધ અભિયાન દરમિયાન એક ધરમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો સામે ગોળીબાર શરૂ કર્યો ફતો સામસામા ગોળીબારમાં મકાન માલિકનું પણ મૃત્યુ થયું હતું

રાજયના માહિતી વિભાગની યાદી પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા તેમના આગમન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

એસ એમ

અનુસૂચિત જાતિ જનજાતિના સુક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો ને મહત્તમ રૂ

એસ અધિકારીઓની બઢતી ગુજરાત સરકાર દ્વારા લાંબા સમયથી ચાલતી આઈપીએસ અધિકારીઓની બઢતી ની પ્રોસિઝર ગુરૂવારે ફાથ ધરાઇ છે આ કાર્યવાફીમાં કેટલાક પોલીસ ને બઢતી આપવામાં આવી છે જેમા પશ્ચિમ કચ્છના એસપી મફેન્દ્ર એસ

પોલીસ અધિકારીઓ માં કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ગયેલાં જી એસ મલિક એડિશનલ ડી જી તરીકે બઢતી પામ્યાં છે તોકચ્છમાં જ અગાઉ ડીવાયએસ તરીકે ફરજ બજાવનારાં નિપુણા તોરવણે ડીઆઈજીમાંથી આઈજી તરીકે બઢતી પામ્યાં છે

ટી બસસ્ટેશન અને વકશોપ મંગલમ ચાર રસ્તા પાસે ખસેડાથા છે જેમાં ગુરુવારે વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલાએ નિરીક્ષણ કર્યું હતું જેમા ત્રુટીઓની ચકાસણી કર્યા બાદ કામદારોની મુશ્કેલીની પણ જાણકારી મેળવી ફતી તેમની સાથે ડેપો મેનેજર યુનિયનના મફા મંત્રી જોડાયા હતા

આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ અદાણી પાવરે થોડા દિવસોથી આંશિક વીજળી પૂરી પાડવાનું ફરી શરૂ કર્યું છે

ઉચ્ચતર માધ્યમિક શાળા મસ્કા તથા એસ પી

નેહ્લ ઠક્કર ભુજ કચ્છ અંધ કલ્યાણ સમિતિ ભુજમાં કચ્છ અંધ કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ ફતી જેમાં નેત્રફીનોની સમસ્યાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાવા સાથે વયમર્યાદાને લીધે નિવૃત્ત થયેલાં સંગીત શિક્ષકોનું બફ્માન પણ કરાયું ફતું બેઠકમાં છેલ્લાં દસેક વર્ષથી પ્રાથમિક શાળાઓમાં સંગીત શિક્ષકોની બંધ થઇ ગયેલી ભરતી પુનઃ શરૂ કરવા ગાંધીનગર ખાતે રજૂઆત કરાઇ જોવાની ચર્ચા થઇ ફતી સંસ્થા દ્વારા ચાલી રહેલી પ્રવૃત્તિઓમાં સંગીત શિક્ષણ વર્ગ મસાજ ક્લિનિક સીડી લાઇબ્રેરી સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં બ્રેઇલ ત્રિમાસિક અંક તેમજ રેલવે મુસાફરીને લગતાં ફોર્મ વિતરણનો લાભ લેવા અપીલ કરાઇ ફતી નિવૃત્ત થયેલાં પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકો નું બહ્મમાન કરાયું હતું

નેફલ ઠક્કર ગાંધીધામ મેડીકલ કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત સરકારી આયુર્વેદ દવાખાના ગાંધીધામ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ મુંદરા અને રેડક્રોસ સોસાયટી મુંદરાના સફયોગ થી આયુર્વેદિક કેમ્પ યોજાયો ફતો જેમાં પાંચ વર્ષ સુધીના કુપોષિત બાળકોને અમૃત બાલરસાયણ ઔષધ વિતરણ કરવામાં આવ્યું ફતું